વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ એનસીપી સહિત અન્ય રાજકીયપક્ષો અને અપક્ષોએ ઉમેદવારીપત્રો ભર્યા

અંબાજીથી દર્શન કરી પાછી ફરી રહેલી બસ ત્રિશુલિયાઘાટની ખીણમાં પડતા પાંચના મોત મૃતકોનો આંકડો વધે તેવી શકયતા મુખ્યમંત્રીએ દિલસોજી પાઠવી

ખેરાલુ વિધાનસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર શ્રી અજમલભાઈ ઠાકોરના નામાંકન પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા થરાદ વિધાનસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર શ્રી જીવરાજભાઈ પટેલના નામાંકન પ્રસંગે મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા બનાસકાંઠાના સંગઠન પ્રભારીશ્રી દુષ્યંતભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા બાયડ વિધાનસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર શ્રી ધવલસિંહ ઝાલાના નામાંકન દાખલ કરવાના પ્રસંગે મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રદેશ મંત્રીશ્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર શ્રી જીઝ્નેશ સેવકના નામાંકન પ્રસંગે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અમરાઈવાડી ખાતે ભાજપાના ઉમેદવાર શ્રી જગદીશભાઈ પટેલના નામાંકન પ્રસંગે મંત્રીશ્રી આર

ફળદુ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ તથા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઈ

જાડેજા ઉપસ્થિત રહ્યા હતા બાયડની બેઠક ઉપરથી કોંગ્રેસના જશુભાઇ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું હતું જયારે અમરાઇવાડીની બેઠક ઉપર કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલે થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપુત લુણાવાડાની બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ અને ખેરાલુની બેઠક પર કોંગ્રેસના બાબુજી ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું હતું કોંગ્રેસના ઉમેદવારો સાથે રાજયકક્ષાના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત યાવડા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં આવતીકાલે ઉમેદવારીપત્રોની યકાસણી થશે

વિવિધ કારણોસર ધારાસભ્યોના રાજીનામાને પગલે આ પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે

અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે ત્વરીત કાર્યવાઠ્ઠી દળ આરએએફ ના રહમા સ્થાપના દિવસના સમારંભમાં તેઓ બોલી રહથાં હતા તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધશે સીઆરપીએફ અને અન્ય સલામતી દળોના જવાનોએ માતૃભૂમિ કાજે આપેલા બલિદાન અંગે આદર વ્યકત કરતાં ગૃહમંત્રીએ કહયું કે આ બલિદાનની સ્મૃતિ સાચવવા જ દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ સ્થળનું ઉદઘાટન કરાયું છે

આ પ્રસંગે ગૃહમંત્રીના હસ્તે શહીદ વીરોની પત્નીઓને શૌર્ય ચંદ્રકો અર્પણ કરાયા હતા

મૃતકોનો આંકડો વધે તેવી શકથતા છે દરમ્યાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ફોન પર વાત કરીને વિગતો મેળવી છે શ્રી રૂપાણીએ અકસ્માતમાં જાન ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે સંવેદના કરી તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે મુખ્યમંત્રીશ્રીએ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક થોગ્ય સારવારનો પ્રબંધ કરવા જિલ્લા કલેકટરને સુચના આપી છે

જેમાં કથાંક સામાન્ય તો કથાંક ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે

મી

મી એટલે કે ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે

ઉકાઇ ડેમની તેની ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ નીચે છે ઉપરવાસમા ભારે વરસાદ થવાથી ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા હવે દક્ષિણ ગુજરાતના લોકોને બે વર્ષ સુધી પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેતરમાં વરસાદી પાણી ભરાઇ જતા કપાસ દિવેલા મગફળી અડદ તેમજ બાગાયતી પાકોને નુકસાન થઇ શકે છે

તેનું પાણી ધોળીધજા ડેમમાં આવતા ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

માળીયાના દહીસરા ગામે ભારે વરસાદના કારણે બેઠા પુલ પર પાણી ફરી વળતા છકડી રીક્ષામાં સવાર બે લોકો ફસાઇ જતાં ગ્રામલોકોએ ભારે જહેમત બાદ બયાવી લીધા છે ભાભર તાલુકામાં આજે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે કેટલાંક ખેતરીમાં પણ પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રઠી છે નવરાત્રી શારદીય નવરાત્રીમાં નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે જેમાં શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટા કુષ્માન્ડા સકન્દમાતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધદાત્રી એન નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે આજ નવરાત્રીના બીજા દિવસે નવદુર્ગાના બીજું સ્વરૂપ બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે આજે નવરાત્રીના બીજા દિવસે પણ ગરબા રમનાર ખેલૈયાઓ નિરાશ થતા જોવા મળી રહ્યા છે રાજયમાં આજે પણ વરસાદ યથાવત રહેતા ગરબાના પંડાલોમાં પાણી ભરાઇ ગયા છે રાજથમાં ગઇકાલે પણ કેટલાક સ્થળોએ ફકત માતાજીની આરતી કરી ગરબાને પૂર્ણ કરવામાં આવ્યા હતા જથારે આજે પણ વરસાદના વિધ્ન વચ્ચે ગરબાના આથોજકો અને ખેલૈથાઓ ચિંતામાં મૂકાથા છે